મુખ્ય કાર્યક્રમ દિલ્હીના રાજપથ ખાતે યોજાયો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી ઝીલી દક્ષિણ આફિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામકોસા પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વની શરૂઆત અમર જવાન જ્યોતિ પર શહિદોને શ્રદ્વાંજલિ અર્પણ કરીને કરી

જમ્મુ કાશ્મીરના લાન્સ નાઇક નઝીર અહમદને દેશનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મરણોત્તર અશોક ચક્ર એનાયત કરાયો તેમના માતા અને પત્નીએ આ એવોર્ડ સ્વીકાર્યો વિજય ચોકથી શરૂ થયેલી પરેડ લાલકિલ્લા મેદાન પહોંચી હતી પરેડમાં તેમના બાદ શોર્ય પુરસ્કાર વિજેતાઓ હતા આ વિજેતાઓમાં પરમવીર ચક્ર અશોક ચક્ર ભારતીય તટ રક્ષક કેન્દ્રીય અનામત પોલીસ દળ રેલવે રક્ષક દળ દિલ્હી પોલીસ સરહદી સુરક્ષા દળ રાષ્ટ્રીય કેડેટના છોકરા છોકરીઓ તથા રાષ્ટ્રીય સેવા યોજના સભ્યોનો સમાવેશ થાય છે

આરતી ભટ્ટ રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવણીનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયો રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી જયાં રાજયપાલ ઓ

કોહલી અને મુખ્યમંત્રી સી એમ રૂપાણી હાજર રહ્યાં હતાં

સમગ્ર રાજ્યમાં જિલ્લાસ્તરની ઉજવણીના કાર્યક્રમો પણ યોજાયાં હતાં નાયબ સીએમ નિતીન પટેલે ગાંધીનગરમાં ધ્વજવંદન કરવા સાથે ત્રિરંગાને સલામી આપી હતી તેમજ રાષ્ટ્રધ્વજના રંગોમાં સજાવેલી ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું

ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ પરેડ નિરીક્ષણ કરી પરેડને સલામી ઝીલી હતી મહિલા અને પુરૂષ પોલીસ પ્લાટુન હોમગાર્ડ જીઆરડી બેન્ડ પ્લાટુન એનસીસી પ્લાટુન પરેડનું તેમજ વિવિધ ટેબ્લોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું શ્રી ચુડાસમાએ રાજ્ય સરકાર તરફથી સમગ્ર કચ્છ જિલ્લાને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને દેશની આઝાદી માટે પ્રાણ આપનાર દેશભક્તોને યાદ કર્યા હતા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા સાંસદશ્રી વિનોદ ચાવડા નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી ભુજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ગૌરવપૂર્ણ પદ્મ સન્માનની જાણકારી મળ્યા બાદ ખૂબ જ આનંદિત આ કલાકારે કચ્છમિત્રને જણાવ્યું હતું કે સંઘર્ષ વડીલોની દુવા દેશવાસીઓ અને દુનિયાના કલાપ્રેમીઓનો પ્રેમ ગામના સહયોગ થકી જે મારી કલાની કદર થઇ છે તેને લઇ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કારણ કે હું એક કચ્છી છું કારણ કે કચ્છ માટે આ ગૌરવપ્રદ બાબત છે

આ વર્ષની ગણતરીમાં ઘેટાં બકરાંની સંખ્યા ઘટવાની સંભાવના છે તો ગાય ભેંસના સ્થળાંતર થયા છે પણ તે જ્યાં હશે ત્યાં ગણતરીમાં લેવાશે ગણતરીમાં પશુમાલિકના નામ અને પશુઓની ઓલાદ પ્રમાણે વિગતો લખાશે મરઘાંની ગણતરી થશે તેમજ મત્સ્યોઘોગ સાથે સંકળાયેલી વ્યક્તિઓની માહિતી પણ નોંધાશે નાયબ પશુપાલન નિયામક ડો

બ્રહ્મક્ષત્રિયના માર્ગદશન હેઠળ પશુપાલન ખાતાની તમામ કચેરીઓનો સ્ટાફ ડી એમ એફ